તેમણે ભારપૂર્વક ઉમેર્યું કે આ ખરડામાં ફક્ત અને ફક્ત ખેડૂતોના હિતોની વાત છે અને તેમના ફિતને નુકસાન થાય તેવી એક પણ જોગવાઇ તેમાં નથી તેમણે કહ્યું કે રાજકીય વિરોધીઓનો અપપ્રયાર ખરેખર તો ખેડૂત વિરોધી પ્રવૃતિ છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પહોંચતું કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે નલ સે જલ યોજના હેઠળ શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવી લોકોને પથરી હાથીપગા જેવા રોગથી મુક્ત કરવા છે સૌરાષ્ટ્રના મોરબી શહેરને પીવાનું પાણી પૂટું પાડનારી રૂ

હવે આ બાબત ભૂતકાળ બની ગઈ છે પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે રાજ્ય સરકારે ગામે ગામ પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે અદ્યતન ટેક્નોલોજી યુક્ત મેપીંગ કર્યું છે

મુખ્યસ જિલ્લા આરોગ્યા અધિકારી ડો પ્રેમકુમાર કન્નરે જણાવ્યુંય છે કે શરદી ઉધરસ તાવના લક્ષણો ધરાવતા લોકોને શોધી કાઢી યોગ્યક નિદાન વડે તેમણે સારવાર અપાશે

જિલ્લાના લોકોના વ્યક્તિગત કે સામુજ્ઞિક પ્રશ્નોના નિકાલ માટે તેઓ દ્વારા સમયાંતરે સંસદમાં કે કેન્દ્રીયમંત્રીને રજૂઆત કરતા હોય છે જેનો સાનુકળ પ્રતિસાદ પણ સાપડતો હોય છે આ અગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ મુજબ જણાવ્યું હતું

તેમણે અધ્યક્ષશ્રી સમક્ષ જિલ્લા અને તાલુકા કક્ષાની ટાસ્ક ફોર્સ કમ્રિટિનાસભ્યોની વિગતો રજુ કરી હતી

જેમાં જિલ્લાની ગ્રામસ્તર સુધીકરવામાં આવતા પ્રચાર પ્રસાર અને તકેદારીના પગલાં તાલીમ કાર્યક્રમો સ્વૈચ્છિક સંગઠનો જેમાં આશાવકીરો આંગણવાડી અને બાલિકામંચથી કરવાની કામગીરીની ચર્ચા કરવામાં આવી ફતી